દેશના નાગરિકોને ભારતના આઝાદીના ચળવળના ભવ્ય ઇતિહાસનો પરિચય આપવો તથા ભારતના વિકાસનો પરિચય આપવા આઝાદીના અમૃત મહોત્સવનું આયોજન થઇ રહ્યું છે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષપદે મંગળવારે યોજાયેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ આવતીકાલે અમદાવાદમાં સાબરમતી આશ્રમ ઉપરાંત અમદાવાદમાં કોચરબ આશ્રમ તથા ગુજરાત વિદ્યાપીઠમાં પણ ખાસ કાર્યક્રમો યોજાશે આ ઉપરાંત કરમસદ બારડોલી રાજકોટ પોરબંદર અને માંડવીમાં પણ ભવ્ય કાર્યક્રમો યોજાશે

તેઓ સ્વામી ચિદભવાનંદજીની ગીતાના ડિજીટલ સ્વરૂપમાં આવૃત્તિના વિમોચન પ્રસંગે બોલી રહ્યા હતા તેમણે કોવિડના રોગચાળા દરમ્યાન ભારતીય નાગરિકોએ જાળવેલી શીસ્ત અને દાખવેલા સાહસની પ્રશંસા કરી હતી તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વ કોરોના રોગચાળા સામે લડત આપી રહ્યું છે ત્યારે ભારત અને તેના વૈજ્ઞાનિકોએ શક્ય તમામ કામગીરી કરી છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભગવદ્દગીતા જ્ઞાનનો મોટો સ્રોત છે અને તે વાયકને પ્રશ્ન પુછવા પ્રેરણા આપી વિચાર પ્રક્રિયા મુક્ત બનાવે છે તેમણે કહ્યું કે ઇ બુક યુવાનોમાં વધુ લોકપ્રિય બની રહ્યા છે ત્યારે ગીતાનું આ ડિજીટલ સ્વરૂપ યુવાપેઢીને ગીતાના આદર્શ વિચારો સાથે જોડવામાં મદદરૂપ થશે

કર્ણાટકના આરોગ્યમંત્રી કે સુધાકરે જણાવ્યું છે કે પાર્ટી ઉપરાંત લગ્ન સમારંભ અને વધુ લોકો એકત્ર થતાં હોય તેવા પ્રસંગોએ મર્યાદિત સંખ્યામાં લોકો એકત્ર થાય તે માટે પગલાં લેવાયા છે કર્ણાટકના પાડોશી રાજ્યોમાં કોવિડના કેસો વધી રહ્યાં છે ત્યારે કર્ણાટક સરકારે સાવચેતીના પગલે આ નિર્ણય લીધો છે

અન્ના યુનિવર્સિટીનાં એકતાલીસમાં દિક્ષાંત સમારોહમાં સંબોધન કરતાં તેમણે જણાવ્યું કે આ પોલિસી ભારતીય સાંસ્કૃતિની સમજને પ્રોત્સાહન અને નૈતિક મૂલ્યો પર કેન્દ્રીત છે તેમણે અન્ના યુનિવર્સીટીનાં મહાન વિદ્યાર્થીઓ એવા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ અને શ્વેત ક્રાંતિનાં પ્રણેતા એવા ડો વર્ગીસ કુરિયનને યાદ કર્યા હતાં રાષ્ટ્રપતિએ સુવર્ણ ચંદ્રક મેળવનાર વિદ્યાર્થીનીઓને અભિનંદન આપ્યા હતાં તેમણે કહ્યું કે દેશની દિકરીઓ નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરી રહી છે તે ખૂબ ગર્વની વાત છે

દરમિયાન વિધાનસભાના બીજા તબક્કાની ચૂંટણી માટેના ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી ચાલી રહી છે મુખ્યમંત્રી અને ટીએમસીના વડા મમતા બેનર્જીએ ગઈકાલે નંદીગ્રામ બેઠક પરથી ઉમેદવારીપત્ર ભર્યું છે

મહાશિવરાત્રી નિમિત્તે દેશના નાના મોટા શિવમંદિરોમાં મહાપૂજા રૂદ્રાભિષેક અખંડ ધૂન જેવા કાર્યક્રમો યોજાથા છે દેશના વારાણસી અને સોમનાથ સહિતના જયોતિર્લીંગ સહિત બધા જ નાના મોટા શિવ મંદિરોમાં મહાશિવરાત્રીની ઉજવણી આજે પરંપરાગત રીતે કરવામાં આવી રહી છે તીર્થધામ હરિદ્વારમાં આજે મહાશિવરાત્રીના પર્વ પ્રસંગે વહેલી સવારથી ભાવિકો ગંગા નદીમાં સ્નાન કરી રહ્યા છે ફરિદ્વારમાં વફીવટીતંત્રે ગંગા નદીમાં ભાવિકો સરળતાથી અને સલામત રીતે સ્નાન કરી શકે તે હેતુથી વ્યવસ્થા ગોઠવી છે

ગુજરાતમાં આજે સવારે યાર વાગ્યાથી સોમનાથ મંદિર ખુલ્લું મુકાતા ભાવિકો દર્શન પૂજા માટે ઉમટી રહ્યા છે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં શિવરાત્રીની ત્રણ દિવસ માટેના હેરાથ પર્વ તરીકે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે કાશ્મીરના પંડિતો શિવ પાર્વતી વિવાહની હેરાથ પર્વ તરીકે ઉજવણી કરે છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકેથા નાયડ઼ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિવરાત્રી પર્વ પ્રસંગે દેશના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે

આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી અને ઘાયલ થયેલા લોકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી

આ બસ બંદોલીથી ચંબા તરફ જઇ રહી હતી ઘાયલ થયેલા લોકોની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે

મુખ્યમંત્રી જયરામ ઠાકુરે અકસ્માતના તપાસના આદેશ આપ્યા છે

પોલીસ પ્રવક્તાના જણાવ્યા મુજબ તે ક્ષેત્રમાં આંતકવાદી હોવાની જાણકારી મળતાં પોલીસ અને સલામતી દળોએ સાથે મળીને વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને ગઇકાલે સાંજે ગોળીબાર થયો હતો આ ગોળીબારમાં અજાણ્યો આતંકવાદી ઠાર મરાયો છે

અનંતનાગ જિલ્લામાં તકેદારીના ભાગરૂપે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે

રનનો લક્ષ્યાંક આપ્યો છે ઉત્તરપ્રદેશે બે રન કર્યા છે ગુજરાતે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનું પસંદ કર્યું હતું

કર્ણાટકે ટોસ જીતીને ફીલ્ડીંગ કરવાનું પસંદ કર્યું હતું

આ ભંડોળ નાણાં અધિનિયમ હેઠળ વસૂલવામાં આવેલ આરોગ્ય અને શિક્ષણ ઉપકરની આવકમાંથી આરોગ્ય અંગેનું એક કાયમી અનામત ભંડોળ બની રહેશે આરોગ્ય અને શિક્ષણ ઉપકરમાં આરોગ્યને લગતી આવક આ ભંડોળમાં જમા કરવામાં આવશે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયની મુખ્ય યોજનાઓ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો અને રાષ્ટ્રીય આરોગ્ય મિશન અને પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના પાછળ તે રકમ વપરાશે